તેમણે કહ્યૂં કે આ પ્રાચીન પરંપરાનો અંત આવ્યો છે

ત્રણ આતંકવાદીઓ ઠાર થયાં છે

સમુદાય કક્ષાએ નવીનીકરણના જુસ્સાને પ્રોત્સાહન મળશે બીસીસીઆઇએ ક્રિકેટર પ્રથ્વી શો આઠ માસ માટે ડોપીંગના ભંગ બદલ સસ્પેન્ડ કર્યો છે

સંસદમાં ગઇકાલે આ બિલ પસાર કરાયું હતું ટ્રવીટર પરના સંદેશામાં પ્રધાનમંત્રીએ તેને જાતિ ન્યાયનો વિજય ગણાવ્યો છે જે સમાજમાં સમાનતા લાવશે તેમણે કહ્યું મુસ્લિમ મહિલાઓ સાથે ઐતિહાસિક જે ખોટું થતું હતું તેને સુધારવામાં આવ્યું છે અને તે એક પુરાણુ અને મધ્યયુગની પ્રથાને ઇતિહાસની કચરાપેટીમાં ધકેલાયું છે શ્રી મોદીએ કહ્યું કે જેમણે ટ્રિપલ તલાકની પ્રથાને કારણે ખૂબ જ ખોટું સહન કરવું પડ્યું છે તેવી મુસ્લિમ મહિલાઓની બહાદ્દરીને સલામ કરવાનો આ પ્રસંગ છે રાષ્ટ્રપતિની મંજૂરી બાદ ટ્રિપલ તલાક બિલ તરત જ રદબાતલ અને ગેરકાયદેસર થશે અને તલાક પ્રથા માન્યતાપૂર્ણ ગુનો ગણાશે આ બિલમાં ભોગ બનનાર મહિલાઓ અને તેમના પર આધારિત બાળકોને ભથ્થા આપવાની જોગવાઈ છે પરણિત મુસ્લિમ મહિલાને તલાક કહેવામાં આવે ત્યારે મેજીસ્ટ્રેટની પરવાનગીથી તેને ગુનો ગણવામાં આવે રાજ્યસભામાં ગઇકાલે આ બિલ પસાર કરાયું અને વિપક્ષના વધુ તપાસ માટેના વિધેયકને રદ કરાયું કોંગ્રેસ ડીએનકે ટીએમસી ડાબેરી અને એનસીપી સહિત પાર્ટીઓને બિલની વિરુદ્વમાં મતદાન કર્યું જ્યારે જેડીયુ એઆરએડીએમકે ટીડીપી ટીઆરએસ અને બીએસપીએ વોક આઉટ કરીને મતદાનમાં ભાગ લીધો નહોતો

તેમાં એકવાર રાષ્ટ્રપતિની મંજૂરી મળે એટલે મુસ્લિમ પુરૂષો તેમની પત્નીઓને ત્રણવાર તલાક બોલી તલાક આપશે તો ફોજદારી ગુનો બનશે અને ત્રણ વર્ષની જેલની સજાને પાત્ર ઠરશે

કરીમનગરથી પ્રવીજો કહ્યું કે કહ્યું કે હવે તલાક વિશે બે વાર વિચાર કરતાં થશે

તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર માન્યો અને મિઠાઇ વહેંચી પરસ્પર અભિનંદન પાઠવ્યા

અને ત્રણ અજાણ્યા આતંકવાદીઓને ઠાર કર્યા હતા સંરક્ષણ વિભાગના સૂત્રોએ જણાવ્યું કે મુશ્કેલ પર્વતીય વિસ્તારોને કારણે ઠાર કરાયેલા આતંકવાદીઓના મૃતદેહો મળ્યા નથી ઘૂષણખોરીને અટકાવવાનું ઓપરેશન હજુ પણ ચાલુ છે

કેન્દ્ર સરકારે ગઇકાલે ઉત્તર પ્રદેશ સરકારની ભલામણથી આ કેસ સીબીઆઇને સોંપ્યો હતો રવિવારે બળાત્કારની જીવીત મહિલા અને તેનો પરિવાર તેમજ વકીલ કારમાં પ્રવાસ કરી રહ્યા હતા ત્યારે રાયબરેલીમાં સ્પીડથી ધસી આવતી ટ્રકથી થયેલ અકસ્માતમાં બે સભ્યોના મરણ થયા હતા અને તેણી અને વકીલ ગંભીર હાલતમાં ઇજાગ્રસ્ત થયા હતા અગાઉ ઉત્તરપ્રદેશ પોલીસે સેંગર અને અન્ય નવ વ્યક્તિઓ સામે હત્યાનો કેસ નોંધ્યો હતો

આ યોજનાનો હેતુ સમુદાય કક્ષાએ નવીનીકરણના જુસ્સાને પ્રોત્સાહન આપવાનો છે

તેમણે દેશમાં બધી ગ્રામ પંચાયતોમાં આવા કેન્દ્રો શરૂ કરવા નીતિ આયોગને અનુરોધ કર્યો હતો

બીસીસીઆઈની યાદી અનુસાર શો એ પ્રતિબંધિત પદાર્થ લીધો હતો

શોનું સસ્પેન્શન પાછલી અસરથી થશે

કોઈપણ અનિચ્છનીય બનાવ મુક્ત માટે બહુબીધ સ્તરીય સલામતી વ્યવસ્થા ગોઠવાઈ છે

યોગાનું યોગ આ દિવસે રક્ષાબંધન અને શ્રાવણપૂર્ણીમાંના તહેવારો છે

પ્રેમચંદની વાર્તાઓ સમાજની સચ્ચાઇ સાથે મૂકાબલો કરતી હતી વફાદારી અને સત્યનું મહત્વ સમજાવતી હતી તેમજ઼ો ગરીબી અને શોષજ઼ સહિતની સમસ્યાઓને સમાજ સમક્ષ રજૂ કરી હતી તેમની વાર્તાઓ કર્ફન નમક કા દરોગા પંચ પરમેશ્વર પુસ કી રાત બુદ્ધિ કાકી ઇદગા અને નવલકથાં ગોદાન સેવા સદન રંગભૂમિ આજે પણ હંમેશાં માટે સુસંગત છે

આ વેબસાઇટ દ્વારા પ્રકાશન વિભાગના પુસ્તકો અને મેગેઝીનોની અઘતન માહિતી મળશે મંત્રીએ પ્રકાશન વિભાગની મોબાઇલ એપ ડીજીટલ ડીપીડીની પણ શરૂઆત કરી હતી આ એપ નકલી ઇ પુસ્તકો પર નજર રાખશે તેમકો ઇલેક્ટ્રોનિક રોજગાર સમાચાર અને ઇ પુસ્તક સત્યાગ્રહ ગીતાની પજ્ઞ શરૂઆત કરી હતી આ પ્રસંગે શ્રી જાવડેકરે જજ્ઞાવ્યું હતું કે વાંચનની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાની જરૂરિયાત છે આ બાબતમાં પ્રકાશન વિભાગ મહત્વનું યોગદાન આપી શકે

જી સિદ્ધાર્થ ગઇકાલે નેત્રવલી નદીના પૂલ પરથી ગુમ થયા હતા તેઓનો મુતદેહ આજે મળી આવ્યો છે ઉલાબ નજીક નેત્રવલી નદીમાંથી તેમનો મુતદેહ બહાર કાઢવામાં આવ્યો છે ભારતીય કોફીને દ્વનિયાભરમાં લોકપ્રિય બનાવનાર સિદ્ધાર્થની ગઇકાલે શોધખોળ અને બચાવ માટે અભિયાન શરુ કરાયું હતું સિદ્ધાર્થ ભાજપના વરિષ્ઠ નેતા અને કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી એસ

કૃષ્ણના જમાઇ હતા

સમગ્ર રાજ્યમાં લોકોના સામાન્ય જનજીવનને અસર થઈ છે ભારે વરસાદને કારણે નદીઓમાં પૂર આવતાં ખંડવા શ્યોપુર શાજાપુર અને સિહોર સહિત ઘણા જિલ્લાઓમાં પુરની સંભાવના વધી છે

કારણ કે મુંબઈ અને તેના ઉપનગરીય વિસ્તારોમાં ગઇકાલે ધીમી ધારે અને અટકી અટકીને વરસાદ વરસ્યો હતો